વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પદ્મ ભૂષણ બાળાસાહેબ વિખે પાટિલની આત્મકથા પ્રકાશિત કર્યા પછી બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક અર્થવ્યવસ્થા અને સ્થાનિક સાહસોનું મોડેલ તે પ્રાંત અને તે રીતે સમગ્ર દેશને આગળ લઈ જશે આવા સ્થાનિક મોડેલના દાખલાઓ આપતાં તેમણે મહારાષ્ટ્રમાં ખાંડ ઉદ્યોગમાં કાંતિ ગુજરાતમાં દૂધ ઉદ્યોગમાં શ્વેતકાંતિ અને પંજાબ અને હરિથાણામાં ઘઉંના ઉત્પાદનમાં થયેલી ક્રાંતિ વિશે જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદી પછી એક તબક્કો જોવામાં આ જ્યારે દેશમાં પૂરતું અનાજ નહોતું તેમણે ઉમેર્થું કે આવા સંજોગોમાં સરકારની પ્રાથમિકતા પાકની ઉત્પાદકતાને કેવી રીતે વેગ મળે છે તે જોવાની હતી તેમણે કહ્યું કે સરકારે મુખ્યત્વે પાક ઉત્પાદન પર અને ખેડુતોએ કથા પાકનું ઉત્પાદન કરવું જોઈએ અને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું એની પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું શ્રી મોદીએ જણાવ્યું કે ખેડુતોએ પરિશ્રમ કર્યો અને ખાતરી આપી હતી કે જરૂરિયાત પૂરી કરવા માટે વધુ પાકનું ઉત્પાદન કરવામાં આવે છે શ્રી મોદીએ ધ્યાન દોર્યું કે આમ કરતી વખતે સરકાર ખેડૂતોના નફા પર ધ્યાન આપી શકે નહીં તેમણે કહ્યું પહેલીવાર આ માનસિકતા બદલાઇ છે પ્રથમ વખત દેશમાં ખેડુતોની આવક માટે ચિંતા દર્શાવાઈ છે અને તેની આવક વધારવાનાં પગલાં લેવામાં આવી રહ્યા છે લઘુતમ ટેકાના ભાવ આપીને અથવા તેને વધારીને યુરીયા ખાતરને લીમડાનો કોટિંગ આપીને અથવા વધુ સારી રીતે પાક વીમા થોજના અનાજ ઉત્પાદન વધારે કરી શકે છે આમ કરીને સરકારે ખેડૂતોના તમામ પ્રશ્નોને ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો છે બિહાર ચૂંટણી બિહાર વિધાનસભાની સાતમી નવેમ્બરે થોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડયું

વાલ્મીકીનગર લોકસભાક્ષેત્રની પેટાચૂંટણી માટે પણ જાહેરનામું બહાર પડચું છે મતદારો વિધાનસભા ચૂંટણી અને વાલ્મીકીનગર સંસદીય પેટાચૂંટણી બંને માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે

અમારા સંવાદદાતા જણાવે છે કે બિહારમાં ઓનલાઇન તથા ઓફ લાઇન એમ બંને માધ્યમોથી કરાતા ચૂંટણી પ્રચારને હવે વેગ આવ્યો છે મુખ્યમંત્રી નીતિશકુમારે વર્ચ્યુઅલ રેલીમાં વિકાસકામોને ધ્યાનમાં રાખી એનડીએના ઉમેદવારોને મત આપવા અપીલ કરી છે

રાષ્ટ્રીય કાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા સ્થાપિત ઇ સાયબર લેબનું ઉદ્વાટન કરતી વખતે શ્રી રેક્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુના અને આતંકમાં શૂન્ય સહિષ્ણુતામાં વિશ્વાસ કરે છે અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સરકારનો ઉદ્દેશ ગુના મુક્ત ભારત સર્જવાનો છે તેમણે કહ્યું કે મહિલાઓ અને દલિત લોકો સામેના ગુનાઓ સરકાર ક્યારેથ સહન કરશે નહીં અને તમામ પીડિતોને ઝડપી અને નિર્ણાયક ન્યાય સુનિશ્ચિત કરવા તમામ પગલાં લેશે તેમણે ઉમેર્યું કે ગુનાઓ અને ગુનેગારોને દસ્તાવેજીકરણ અને રેકોર્ડ્સ અને ફિંગરપ્રિન્ટ ડેટાનું ડિજિટલાઇઝેશન એ એક મહત્વપૂર્ણ પગલું છે

શ્રી જાવડેકરે કહ્યું કે એલટીસી કેશ વાઉચરો તહેવારની લોન અને સરકારે જાહેર કરેલા વધારાના ખર્ચ સાથે મળીને અર્થવ્યવસ્થામાં મોટો વધારો થશે

કોરોના અંગેના આ સંદેશ બાદ

મંત્રાલયે કહ્યું કે મોસમ પ્રમાણે થતા રોગો કોવિડના ક્લિનિકલ અને લેબોરેટરી નિદાનમાં પડકારો પેદા કરી શકે છે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આવા કેસોના સર્વેલન્સ પરિવર્તન સંદેશાવ્યવહાર અને મેનેજમેન્ટ માટે નક્કર પ્રયત્નો જરૂરી છે તે ચેપની શક્યતાની જાગૃતિ ચિકિત્સકોને ચેપના કેસના પ્રતિકૂળ પરિણામને રોકવા અને ક્લિનિકલ પરિણામોને સુધારવામાં મદદ કરી શકે છે આરોગ્ય મંત્રાલયે રાજ્યોને મોસમી રોગોને રોકવા માટે સંકલિત સર્વેલન્સ નિયંત્રણ પગલાં રસીકરણ અને રસીકરણના ઉપયોગ દ્વારા સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરવા જણાવ્યું છે

સુપરકોમ્પ્યુટીંગ દેશમાં અનેક અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓને પોસાય તેવા ખર્ચે સુપર કમ્પ્યુટર સ્થાપિત કરવા માટે સ્વદેશી સુવિધાઓ સાથે ટૂંક સમયમાં ભાગીદારી કરાશે

તેમણે રાષ્ટ્રીય સુપરકોમ્પ્યુટિંગ મિશનમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રો આશુતોષ શર્માએ જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષોમાં રાષ્ટ્રીય સુપરકોમ્પ્યુટિંગ મિશન અંતર્ગત મોટા ફેરફારો થયા છે

પ્લાન મંગળ આજે રાત્રે મંગળ ગ્રહ તેના સૌથી મોટો અને તેજસ્વી જોવા મળશે કારણ કે તે પૃથ્વી અને સૂર્ય વચ્ચે એક જ રેખામાં જોવા મળશે પૃથ્વીની વિરુદ્ધ બાજુઓ પર સૂર્ય અને મંગળ લગભગ દરેક બે વર્ષમાં એક વાર આ રીતે જોવા મળે છે ચાલુ ઑક્ટોબર મહિનામાં મંગળની ભવ્યતા જોવા મળી રહી છે કારણ કે ઝગમગતા લાલ ગ્રહ રાત્રે આકાશમાં એક પ્રદર્શન કરે છે છ્ટ્ટી ઑક્ટોબરના રોજ મંગળ ગ્રહ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થયો હતો અને હવે આજની રાત મંગળ અને સૂર્ય બન્ને અલગ બાજુઓ પર હશે

વર્યુઅલ મીટિંગમાં વિદેશ મંત્રી એસ જયશંકર નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી જહાજ બાબતોના રાજ્યમંત્રી મનસુખ માંડવીયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે અને નીતિ પંચના સભ્ય ડોક્ટર વિનોદ પૌલ ઉપસ્થિત રહ્યા હતા કોવિડ લડવૈયાઓના પ્રથત્નોની પ્રશંસા કરતાં શ્રી હર્ષ વર્ધને જણાવ્યું કે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ

પ્રધાનમંત્રીએ તહેવારોની ઉજવણી કરતી વખતે ફેલાવાને રોકવા માટે યોગ્ય વર્તણૂક અપનાવવા અનુરોધ કર્યો છે